ગુજકોમાસોલ દિલિપ સંઘાણી ચેરમેન ગુજકોમાસોલના અધ્યક્ષ તરીકે સહકારી આગેવાન અને પૂર્વ સાંસદ દિલિપ સંઘાણીની વરણી કરવામાં આવી છે જ્યારે ઉપઅધ્યક્ષ તરીકે ગોવિંદભાઇ પરમારને પસંદ કરવામાં આવ્યા છે આજરોજ યોજાયેલી ગુજકોમસોલની બોર્ડ બેઠકમા ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણીની સહી સાથેનો મેનડેટ પત્ર રજૂ કરાયો હતો જેમાં દિલિપ સંઘાણી અને ગોવિંદભાઈ પરમારના નામ અને હોદ્દાની વાત લખાયેલી હતી પ્રદેશપ્રમુખ શ્રી વાઘાણીનો પત્ર લઈને પ્રદેશ પ્રવકતા ભરત પંડ્યા અને મહામંત્રી કે સી પટેલ ગુજકોમાસોલની કચેરી ગયા હતા વનડે ક્રિકેટ મેય કોલ્ડ વેવની આગાહી વચ્ચે આવતીકાલે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રાજકોટમાં ખંઢેરી સ્થિત સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશન સ્ટેડિયમ ખાતે રમાનારા આંતરરાષ્ટ્રીય વનડે ડે નાઇટ ક્રિકેટ મેચ માટે થઈને ક્રિકેટ રસિકોમાં ઉત્સાહનો ગરમાવો જોવા મળી રહ્યો છે ગઈકાલે વિરાટ કોહલી અને રોહિત શર્મા સિવાયના ભારતીય અને ઓસ્ટ્રેલિયાની ટીમના ખેલાડીઓ રાજકોટ આવી પહોંચ્યા હતા જ્યાં હોટેલમાં તેમનુ ગુજરાતની ઓળખ એવા રાસ ગરબા તેમજ ભારતની પરંપરા પ્રમાણે કૂલહાર અને કુમકુમ તિલક કરીને સ્વાગત કરાયું હતું

ગિનિસ બુક ધોરણ બાર સાયન્સમાં અભ્યાસ કરતી નિલાંશી પટેલે તેના લાંબા વાળથી બે વાર ગિનિસ બુકમાં સ્થાન મેળવ્યુ છે

ભારત સરકારના આંકડાકીય બાબતોના મંત્રાલય દ્વારા સમગ્ર દેશમાં આ સાતમી આર્થિક ગણતરીની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે

હવા મા ન સૌરાષ્ટ્ર અને કચ્છમા આગામી ત્રણ દિવસ શીતલહેર યથાવત રહેવાની આગાહી હવામાન ખાતાએ કરી છે જ્યારે બાકીના ગુજરાતમા તાપમાનમા વધારો થવાની શક્યતા પણ દર્શાવી છે હવામાન નિયામક જયંત સરકારે જણાવ્યુ છે કે ઠંડીની સર્વાધિક અસર રાજકોટ દેવભૂમિ દ્વારકા અને કચ્છ જિલ્લામા રહે તેવા હિમ પવન ક્રંકાઈ રહ્યા છે

પદવીદાન ગાંધીનગર ખાતેની કામધેન્ યુનિવર્સિટીનો છઠ્ઠો પદવીદાન સમારોહ્ આવતીકાલે યોજાશે

પશુપાલન મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયા અને ગુજરાત કો ઓપરેટીવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન લી

એમ ડી